ગૃહમંત્રાલયે આ અંગે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે પુડુચેરી વિધાનસભાને સસ્પેન્ડ કરી દીધી છે પુડચેરીમાં આગામી કેટલાંક મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજવાની છે ઉલ્લેખનીય છે કે પુડુચેરીમાં ઘણાં ઘારાસભ્યોએ રાજીનામા આપ્યા હતાં જેનાં કારણે કોંગ્રેસનાં નેતૃત્વવાળી સરકાર પડી ગઈ હતી

આ પ્રોજેક્ટ ચેન્નાઈ સાથે જોડશે અને પુડુચ્ચેરીમાં ઉદ્યોગો માટે કાર્ગો સરળ બનાવશે શ્રી મોદીએ ઇન્દિરા ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં અંદાજે સાત કરોડ રૂપિયાના ખર્ચે સિન્થેટીક ટ્રેકનો શિલાન્યાસ કર્યો હતો

આ રમતોત્સવ આજે શરૂ થશે જે બીજી માર્ચ સુધી ચાલશે કેન્દ્રીય યુવક કલ્યાણ અને રમત ગમત મંત્રાલય અને જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સીલ અને જમ્મુ કાશ્મીર વિન્ટર ગેમ્સ એઓસીએશનના સંયુક્ત ઉપક્રમે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પાઇન સ્કીઇંગ નોર્ડિક સ્કી સ્નો બોર્ડિંગ સ્કી માઉંટીનેરિંગ આઈસ હોકી આઇસ સ્ટોક જેવી રમતોનો સમાવેશ થાય છે

શકે છે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

અદાલતે આ અંગે ભારત દ્વારા કરાયેલી રજૂઆતોને માન્ય રાખી છે તથા માનવાધિકારનું ઉલ્લંધન અને જેલની પરિસ્થિતીઓ અંગેની બચાવપક્ષની દલીલો ફગાવી દીધી હતીં સીબીઆઈ એ જણાવ્યું છે કે ભાગેડું નિરવ મોદી વિરુધ્ધ બ્રિટનની વેસ્ટમિનિસ્ટર મજિસ્ટ્રેટ અદાલતનો નિર્ણય નાણાકીય છેતરપીંડી કરી કાયદાકીય પ્રક્રિયાથી ભાગી રહેલા તમામ ભાગેડું આરોપીએ માટે ચેતવણીરૂપ છે અને આવા આરોપીઓએ દેશ છોડી ભાગી ગયા હોવાથી પોતે ન્યાયીક પ્રક્રિયાથી બચી શકે છે તેમ સમજવું નહીં

તપાસ સંસ્થાએ જણાવ્યુ કે અદાલતનો આ નિર્ણય સીબીઆઈની સખત મહેનતી તપાસ કાર્યને પણ દર્શાવે છે

પણ હજી નક્કર કામગીરી કરવાની જરૂર છે

શ્રી પ્લેયરે કહ્યું કે પાકિસ્તાનની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આગામી જુનમાં પાકિસ્તાન અંગે નિર્ણય લેવાશે

વાહનોના કોમ્પોનન્ટના ઉત્પાદકોની રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે વાહન કંપનીઓને સ્થાનિક ઉત્પાદનો અંગે વધુ ગંભીર બનવા કહીને મેઇક ઇન ઇન્ડિયા ઝુંબેશને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું

ત્યાર પછી ઉમેદવારો મતદારોનો સંપર્ક કરીને પ્રયાર કરી શકશે રવિવારે યોજાનારી ચૂંટણી શાંતિથી તથા મુક્ત રીતે યોજી શકાય તે માટે સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

ઇંગ્લેન્ડ વતી જોઈ રૂટે પાંચ જેક લીચે ચાર વિકેટે ઝડપી હતી જોકે અક્ષર પટેલ અને આર

દીક્ષાંત સમારોહમાં કુલ સત્તર હજાર પાંચસો એકાણું વિધાર્થીઓને ડિગ્રી તથા ડિપ્લોમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તમિલનાડુનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહીત આ પ્રસંગે ઉપસ્થિત રહેશે